ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે વૈજ્ઞાનીકોની સ્વીકૃતિ બાદ દેશમાં કોવીડની રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરાશે રસીકરણ માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું ભારત અને કતાર ભારતમાં મુડી રોકાણ માટે એક વિશેષ કાર્યદળની રચના કરશે

આઇએમસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશની ડિજીટલ ક્ષમતા ઘણી વધુ છે અને મોબાઇલ ટેકનોલોજીની મદદથી સમાજના ગરીબ અને વંચિત વર્ગને કોવિડ રોગયાળાના સમયગાળામાં મદદ આપી શકાઈ છે

એવી જ રીતે મોબાઇલ ટેકનોલોજીના કારણે કેશલેસ વ્યવહારો શક્ય બન્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત મોબાઇલ ઉત્પાદન ક્ષેત્રમાં ઘણું આગળ વધી શક્યું છે આગામી ત્રણ વર્ષમાં સરકાર દરેક ગામમાં હાઇસ્પીડ ફાઇબર ઓપ્ટીક કેબલ સંપર્ક આપવા પ્રથાસો કરી રઠ્ઠી છે

રવિશંકર મોબાઇલ ઇલેકદ્રોનીકસ માહિતી ટેકનોલોજી અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોવીડ મહામારીના પડકારજનક સમયમાં ડીજીટ ટેકનોલોજી અને વર્યુઅલ સંયાર સાધનોએ પોતાનું મહત્વ સમજાવ્યું છે

તેમણે કહયું કે તમામ ગામોને આગામી એક ફજાર દિવસોમાં ઓપ્ટીકલ ફાઇબર કનેકટીવીટી સાથે જોડી દેવામાં આવશે મોબાઇલ ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાનો ઉલ્લેખ કરતાં શ્રી પ્રસાદે કહયું કે જેનાથી ફકત વૈશ્વિક રોકાણ જ નહી પરંતુ રોજગારીની તકો પણ ઉલી થઇ છે તેમણે કહયું કે ક્રત્રિમ બુધ્યિમતા મશીન લર્નીંગ કલાઉડ કોમ્પ્યુટીંગ ડેટા એનાલીટીકલ સફીત ડીજીટલ ટેકનોલોજીની ભારતમાં વધુ સંભાવના છે ભારત બંધ ખેડૂત સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે બંધના એલાનના પગલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરક્ષા કડક બનાવવામાં આવી હતી

માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કૃષિધારાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ ફેલાવવા માટે તથા આજના ભારત બંધને સમર્થન આપવા બદલ વિપક્ષોની કડક શબ્દોમાં ટીકા કરી છે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિધારાઓ ખેડૂતોના હિતમાં છે અને વિપક્ષો આ મુદ્દે રાજકારણ કરી રહ્યા હોવાનું શ્રી જાવડેકરે આક્ષેપ કર્યો હતો

ઇન્વેસ્ટ ઇન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘનો મૂડીરોકાણ પ્રોત્સાહન પુરસ્કાર જીતવા બદલ રાષ્ટ્રીય મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે ભારતમાં વેપાર ઉદ્યોગ માટે અનુકુળ વાતાવરણ સર્જવા તથા ભારતને મૂડીરોકાણનું કેન્દ્ર બનાવવા લીધેલાં પગલાંને આ આંતરરાષ્ટ્રીય પુરસ્કારે સાર્થક ઠરાવ્યા છે રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસ પરિષદ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે પણ ઇન્વેસ્ટ ઇન્ડિયાને અભિનંદન આપતા એક ટવીટમાં કહયું કે આ નોંધપાત્ર સિધ્ધિ દેશને વિદેશી રોકાણોનું કેન્દ્ર બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રથત્નોનું પરીણામ છે આરોગ્ય મંત્રાલય કોરોના સરકારે આજે જણાવ્યું છે કે વૈજ્ઞાનીકોની સ્વીકૃતિ મળ્યા બાદ દેશમાં કોવીડની રસીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરી દેવામાં આવશે આજે બપોર બાદ નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે રસીના ઉત્પાદન અંગેની તમામ તૈથારીઓ પુર્ણ કરી દીધી છે અને દેશના દરેક વ્યકિતને રસી ઝડપથી મળી રહે તે માટેનું માળખું પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીનો આકસ્મીક પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાની મંજુરી માટે અરજી કરવામાં આવી છે તેમણે એમ પણ કહયું કે પ્રધાનમંત્રીએ રસી બનાવતી કંપનીઓ અને વૈજ્ઞાનીકો સાથે વાતચીત કરી છે ભારતમાં છ સંભવીત રસી પર પરીક્ષણ કરવામાં આવી રહયું છે આરોગ્ય સયિવે કહ્યું કે કેટલીક રસીને આગામી કેટલાક અઠવાડીયામાં લાયસન્સ મળવાની શકથતાઓ છે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોની મદદથી રસીના ઉત્પાદન અંગેની તૈયારીઓ કરી લીધી છે તેમણે રસીકરણ ફકત રાજ્યો કે કેન્દ્રની જવાબદારી નહી પરંતુ તેમાં નાગરીકોની પુરેપુરી ભાગીદારી હોવા ઉપર ભાર મુકયો હતો

આ ટુકડી દેશમાં વિવિધ સમુદાયો માટે રસીકરણની પ્રાથમિકતા નકકી કરવા રસીની ખરીદી સંગ્રહ અને સંચાલન રસીની પસંદગી અને વિતરણ તથા તેના પુરવઠા પ્રક્રિયા અંગે દિશા નિર્દેશ આપે છે

કતાર ભારત અને કતારે એક વિશેષ કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે જે કતાર રોકાણ સત્તામંડળને ભારતમાં રોકાણ કરવા માટેની સુવિધા આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર તમીમ બિન હમદ અલ પાની વચ્ચે ટેલીફોન ઉપર થયેી વાતયીતમાં સંકલ્પ વ્યકત કરવામાં આવ્યો કે ભારતમાં ઉર્જા મુલ્ય શ્રેણીમાં કતારના રોકાણની સંભાવનાઓ શોધવામાં આવશે બંને નેતાઓએ રોકાણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ મજબુત કરવા અંગે પણ યર્યા કરી તથા તે સંબંધમાં વર્તમાનમાં વિકાસની પણ સમીક્ષા કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટવીટમાં કહયું કે કતારના અમીર સાથેની તેમની વાતચીત ખુબ સુખદ રહી છે

ક્રિકેટ સિડની ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટવેન્ટી ટવેન્ટી મેયમાં ઓસ્ટ્રેલીયાએ ભારતને બાર રને પરાજય આપ્યો છે

ભારત તરફથી વિરાટ કોફલીએ સૌથી વધુ પંચ્યાસી રન ફકત એકસઠ બોલમાં બનાવ્યા હતા જયારે ઓસ્ટ્રેલીયા તરફથી મિસેલે ત્રણ વિકેટો ઝડપી હતી

ભારતે ત્રણ ટવેનટી ટવેન્ટી શ્રેણી બે એકથી જીતી લીધી છે

શિખર સંમેલન ગઇકાલથી શરૂ થયું છે અને આવતીકાલે સમાપ્ત થશે

જેમાં ઘણા પ્રગતિશીલ બાગાયતી ખેડુતો અને સફરજનના વેપારી તથા ખાદ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે